પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

બી બી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રિય આરોગ્યમંત્રી ડો હર્ષવર્ધન અને કેન્દ્રિય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબે આ પ્રસંગે ઉપસ્થિત રહેશે

તેમણે વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્રીજી જાન્યુઆરીએ ઉનામાં પાંચમી જાન્યુઆરીએ બાયડમાં સાતમી જાન્યુઆરીએ તિલકવાડામાં અને નવમી જાન્યુઆરીએ લુણાવાડામાં કિસાન સર્વોદય યોજનાનો શુભારંભ કરાવશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ ગુપ્તા પણ આ સી પ્લેનમાં કેવડીયા આવ્યા છે તેમણે જણાવ્યું હતું કે સી પ્લેનના મેઈન્ટેનન્સની સવલત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઊભી કરાઈ રહી હોવાથી વિમાનને અન્ય સ્થળે જવું નહીં પડે અને સ્ટેચ્યું ઓફ યુનિટી માટેની હવાઈ સેવા હવે અવિરત ચાલુ રહેશે સી પ્લેન હવાઈ સેવાના પરીક્ષણ માટે નાગરિક ઉ ક્રચન મંત્રાલયની એક ટુકડી આવતીકાલે ગુજરાત આવી રહી હોવાનું પણ શ્રી ગુપ્તાએ ઉમેર્થું હતું

આ પ્રસંગે પ્રવાસન વિભાગ તરફથી મહાત્મા ગાંધીજીના ફોટાઓનું પ્રદર્શન યોજાયું છે આત્મા પ્રોજેક્ટ તરફથી મંદિર પાસે ઓર્ગેનિક ખેત પેદાશોની વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ લગાવવામાં આવ્યા છે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે માગશર સુદ પૂનમને લઇ ભગવાન શામળિયાના દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો પાસે ખાસ કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવાયું હતું

ટીમમાં ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી હતી

ટીમનો વિજય થયો હતો મેચમાં શાનદાર પ્રદશન બદલ આખી ટીમે નિનાદ રાઠવાને અભિનંદન પાઠવ્યા હતાં

બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે ગઇકાલે છોટાઉદેપુર જિલ્લામાં છોટા ઉદેપુર કવાંટ અને જેતપુર પાવી ખાતે ડૉ

બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કાર્યક્રમ યોજાયો હતો

રાજ્યમાં સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે જીવજીવન પ્રભાવિત થયું છે

બનાસકાંઠા સાબરકાંઠા અને દાહોદ ખાતે હળવા વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત પશ્ચિમ ગુજરાત દીવ દમણ દાદરા નગર હવેલી ખાતે વાતાવરણમાં સામાન્ય બદલાવ આવી શકે છે